વીડિયો કોન્ફરન્સ મારફત ડીજીટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે સંવાદ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ કાર્યક્રમને સારા અને નવા ભારત માટે આગળ વધારવો જોઈએ તેમણે કહ્યું કે દરેક નાગરિકોએ ડીજીટલ શિક્ષિત થવું જોઇએ

શ્રી મોદીએ કહ્યું કે સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ટેકનોલોજીનો લાભ થોડાંક લોકો માટે સીમીત ન રહેવો જોઈએ સમાજના દરેક વર્ગને લાભ આપવો જોઈએ તેમણે કહ્યું કે સરકારે આ સેવાના નેટવર્કને મજબૂત કર્યું છે શ્રી મોદીએ કહ્યું કે આશરે બે લાખ ગ્રામપંચાયતોમાં ડીજીટલ સેવા દ્વારા ઉપભોક્તા બિલો રેલવે ટિકિટ બુકિંગ બેન્કીંગ સેવા પેન્શન સેવા ટેલિફોન ઓષધ અને ડીજીટલ શિક્ષણ વગેરે સુવિધાઓ સામાન્ય માણસ માટે પુરી પડાઈ છે

તેમાં કેન્દ્રીય મંત્રીઓ રાજયોના મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજયપાલ તથા અન્ય અધિકારીઓ હાજર રહેશે રાષ્ટ્રીય વિકાસને લગતા મહત્વના મુદ્દાઓની આ બેઠકમાં ચર્ચા અને સમીક્ષા કરવામાં આવે છે આ ઉપરાંત અગાઉના વર્ષની કામગીરી અંગે પણ ચર્ચા થાય છે બેઠકમાં ખેડૂતોની આવક બેગણી કરવી આયુષ્માન ભારત પોષણ અભિયાન મિશન ઇન્દ્રધ્નુષ અને દોઢસોમી જન્મજયંતિની ઉજવણી જેવા મુદ્દાઓ અંગે ચર્ચા થશે

કોહલીએ રાજ્યના મુસ્લિમ સમાજને પવિત્ર ઇદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવી છે રાજયપાલશ્રીએ તેમના શુભ સંદેશમાં જણાવ્યું છે કે ઇદનો તહેવાર પ્રેમ શાંતિ અને સામાજિક સંવાદિતાનું ઘોતક છે દરમ્યાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના મુસ્લિમ સમાજના સૌ નાગરિક ભાઇ બહેનોને પવિત્ર ઇદ ઉલ ફિત્રની હાર્દિક શુભકામના પાઠવી છે ઇદનો આ તહેવાર સમાજજીવનમાં સમત્વ બંધત્વ અને સામાજિક સમરસતા સાથે સદભાવને વધુ મજબુત બનાવશે તથા સૌના જીવનમાં સુખ સમૃથ્થિની વૃધ્યિ કરેશે તેમ મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં જજ્ઞાવ્યું છે

વાહન વ્યવહાર વિભાગે ડ્રાઇવીગ લાયસન્સના ઇ પેમેન્ટની પ્રક્રિયાની શરૂઆત પાટણ આર ટી ઓ થી કરી હતી

સાથે સાથે લાયસન્સ સંબંધી તમામ કામગીરી ડોક્વુમેન્ટ અપલોડીગ એપોઇન્ટમેન્ટ પરીક્ષા ટેસ્ટ સ્ટ્રેક સ્માર્ટકાર્ડ સહિતની કામગીરી સો ટકા ઓન લાઇને કરવામાં આવી છે

ચોમાસાની ઋતુ એ સિંહ સહીત વન્યસૂષ્ટિનો પ્રજનન કાળ હોઇ આ દિવસૌમા પ્રાણીઓને ખલેલ ના પડે તેમજ વરસાદને કારણે જંગલના રસ્તાઓ પણ પ્રભાવિત થતા હોય વન વિભાગ દ્રારા ગીર પ્રવાસીઓ માટે બંધ રાખવામા આવે છે જૂનાગઢ મુખ્ય વન સંરક્ષક ડી ટી વસાવડા એ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સુવિધા માટે દેવલિયા પાર્ક ખુલ્લું રહેશે જયાં પ્રવાસીઓ જંગલ અને પ્રક્રતિ નો આનંદ માણી શકશે

જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ સંકલન માટે પ્રભારી સચિવ અને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામામાં સમીતીનું ગઠન કરવામાં આવ્યું છે